તેમાં બે મંત્રીઓની સમિતિ દ્વારા કરાયેલી ભલામણો પર ચર્ચા થશે નાણાં રાજ્યમંત્રી શિવપ્રતાપ શુક્લના વડપણ હેઠળની સમિતિએ એમએસએમઈ ક્ષેત્રને રાહતો આપવા ભલામણ કરી છે

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીના અધ્યક્ષપદે રચાયેલી સમિતિએ કેરળમાં રાહત માટે બે વર્ષ માટે એક ટકા આફત ઉપકર માટે ભલામણ કરી છે આ ઉપકર કેરળ દ્વારા લાગુ કરવામાં આવશે

યુ લલિતે આ કેસમાંથી અલગ રાખવા જણાવતાં હવે બંધારણીય બેન્ચ ફરીથી રચાશે સુન્ની વકફ બોર્ડના એડવોકેટે જસ્ટીસ લલિત કલ્યાણસિંહના એડવોકેટ રહ્યા હોવાનો નિર્દેશ કરતાં તેમણે બેન્ચમાંથી નીકળી જવા જણાવ્યું હતું

આશુતોષ અંતાણી મુખ્યમંત્રી પુસ્તક વિમોચન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા ગાંધીજી અંગેના ગુજરાતી પુસ્તક મહાત્મા ગાંધી સંચારની શાશ્વત કળા નું આજે ગાંધીનગરમાં વિમોચન કર્યું છે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કેતે વખતે ટી વી ઇન્ટરનેટ જેવા માધ્યમો ન હોવા છતાં મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળ અને સ્વરાજ્ય માટેના સંદેશાની જાગૃતિ આગવી સંવાદકળાથી વિકસાવી હતી આ પુસ્તક યુવા પેઢીને જૂના પ્રચાર સંચાર માધ્યમોની અસરકારકતાથી અવગત કરાવશે તેવી આશા વ્યક્ત કરી છે ગાંધીજીના પૌત્રીના પૌત્રી ડોક્ટર સોનલબહેન પરીખેમૂળ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી ડોક્ટર ધીરજ કાકડીયાએ મૂળ અંગ્રેજી પુસ્તક મહાત્મા અ ગ્રેટ કોમ્યુનિકેટર લખ્યું છે આ પુસ્તકમાં વિવિધ ચિહ્નો દ્વારા પણ સંદેશ પ્રચાર કેવી રીતે થતો હતોતેનું વર્ણન કરાયું છે

આ પ્રસંગે આંધપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ચંદ્રાબાબુ નાયડુરાજ્યના મંત્રી શ્રી લોકેશ તેમજ અદાની જૂથના ચેરમેન શ્રી ગૌતમભાઈ અદાણી ઉપસ્થિત રહ્યા હતા

આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને અનુલક્ષીને અધિક કલેક્ટર શ્રી કે

ઝાલા ના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં સમગ્ર કાર્યક્રમ અંગે વિવિધ મુદાઓ ની છણાવટ કરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યી હતો

મધુકાકા ના માનવાચક નામ સાથે સમગ્ર કચ્છમાં જાણીતા મધુભાઈ માંકડ જીલ્લાની પ્રતિષ્ઠિત સ્વેચ્છિક સંસ્થા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હતા આજીવન કૃષિ વ્યવસાય અપનાવી તેઓ કિસાનોને લગતી સમસ્યાઓને વાચા આપતા રહ્યા હતા

કચ્છઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ઘટાડો નોંધાયો છે